પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

રાજ્યના દ્વારકા શિવરાજપુર બીય અને દીવના ઘોઘલા બીયને આંતરરાષ્ટ્રીય બ્લુ ફલેગ પ્રમાણપત્ર મબ્યું

એમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સ્વામિત્વ યોજના હેઠળ અપાતા પ્રોપર્ટી કાર્ડ એ આત્મનિર્ભર ભારત તરફનુ મોટુ પગલુ ગણાવી શકાય ગઇકાલે પ્રોપર્ટી કાર્ડના પ્રત્યક્ષ વિતરણનો આરંભ કરાવતા તેમણે કહયું હતું કે આ કાર્ડના લીધે ગ્રામીણ વિસ્તારોમાં મોટુ પરીવર્તન આવશે તથા લોકો સશકત બનશે પ્રોપર્ટી કાર્ડથી જે તે વ્યકિતને મિલકતનો કાનૂની અધિકાર મળશે તેમજ બેંક તથા અન્ય નાણાં સંસ્થાઓ પાસેથી ઘિરાણ મેળવવું પણ સરળ બનશે આ ઉપરાંત કોઇપણ મિલકતનો ગેરકાયદેસર રીતે કબજો મેળવવો અશકય બનશે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્યની પાંજરાપોળોને પોતાના પશ્ચધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી આત્મનિર્ભર બનાવવા નવી યોજનાની જાહેરાત કરી છે જે અંતર્ગત ટ્યુબવેલ સોલાર ઇલેક્ટ્રીક પેનલ સિંચાઇ વ્યવસ્થા કૃવારા પધ્ધતિ અને પાણી માટેની પાઇપલાઇન માટે પાંજરાપોળને સહાયતા અપાશે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વરસાદની અનિયમીતતા અને દુષ્કાળ અનાવૃષ્ટિના સમયમાં ઘાસચારાની અછત મૂંગા પશુઓ માટે ન સર્જાય અને પાંજરાપોળના પશુઓ ઘાસયારાથી વંચિત ન રહે તે માટે રજીસ્ટર્ડ પાંજરાપોળોને પોતાની જમીનમાં ઘાસયારા ઉત્પાદનમાં સ્વાવલંબી બનાવવાના હેતુથી આ સહાય આપવાની આ જાહેરાત કરી છે રેવન્યુ રેકોર્ડ પ્રમાણે પોતાની માલિકીની જમીન ધરાવતી પાંજરાપોળો જ આ યોજનાનો લાભ લઈ શકશે

આવી પાંજરાપીળો સૌરઊર્જાનો ઉપયોગ કરી વીજ બિલમાં પણ બયત કરી શકે તે માટે પાંજરાપોળોને સોલાર ઇલેકટ્રીક પેનલ માટે

એટલું જ નહિ ગ્રીન ફોડર બેલર માટે સાડા ત્રણ લાખ રૂપિયાની મર્યાદામાં અને ચાફકટર માટે સવા લાખની મર્યાદામાં સહાય અપાશે

જી કચેરી તથા પોલીસ આવાસનું ઈ ખાતમૂહૂર્ત ઈ લોકાર્પણ કરશે

તથા વિવિધ વિસ્તારોમાં નિર્માણ થનાર પોલીસ આવાસોનું ઈ ખાતમૂહર્ત અને સનેસ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરશે ઉલ્લેખનીય છે કે નિર્માણ પામનાર આઈ જી કચેરી તમામ આધુનિક સુવિધાઓથી સુસજ્જ હશે

શ્રી જાવડેકરે એક ટવીટ સંદેશમાં કહ્યું કે ભારત માટે આ ગૌરવશાળી ક્ષણ છે આ અસાધારણ ઉપલબ્ધિ છે કોઇપણ દેશને એક જ પ્રયત્ને આઠ દરિયા કિનારાને આ પ્રમાણપત્ર મળ્યુ નથી આંતરરાષ્ટ્રીય બ્લૂ ફલેગ પ્રમાણપત્ર મેળવનારા દરિયા કિનારામાં રાજ્યના ધ્વારકાનો શિવરાજપુર બીચ દિવનો ઘોઘલા બીચનો સમાવેશ થાય છે બ્લૂ ફલેગ પ્રમાણપત્ર બીચને દરિયા કિનારાનું અપાતું દુનિયાનું સૌથી પ્રતિષ્ઠીત સન્માન છે જેના માટે પર્યાવરણીય શૈક્ષણિક સુરક્ષા અને સુગમાના કડક માપદંડોનું પાલન કરવાનું હોય છે આ પ્રમાણપત્ર ડેનમાર્ક સ્થિત ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજયુકેશન ધ્વારા આપવામાં આવે છે કોરોના અપીલ હવે આપ કોરોના અંગેનો સંદેશ સાંભળશો

ભાજપના નવી દિલ્હી સ્થિત કેન્દ્રીય કાર્યાલયે આજે બહાર પાડેલી યાદી અનુસાર અબડાસા બેઠક પર પ્રદ્ધુમનસિંહ જાડેજા મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા ધારી બેઠક પર જે વી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 કરજણ પેટા ચૂંટણી કરજણ બેઠકની વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકાર અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મતદાર શિક્ષણ અને જાગૃતિ પ્રેરક પ્રવૃત્તિઓ યોજવામાં આવી છે જેના ભાગરૂપે મતદાર જાગૃતિ રથ આજથી વિવિધ વિસ્તારોમાં ફરશે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 દ મણ ચૂંટણી દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની યૂંટણીઓ જાહેર કરાઈ છે

કેન્દ્રીય યૂંટણી કમિશ્નર નરેન્દ્ર કુમારે બે દિવસ અગાઉ દીવ દમણની મુલાકાત લીધી હતી અનને અનામત બેઠકની જાહેરાત કરી હતી

યૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય પક્ષોએ યૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે